પ્રાદેશિક સમાયાર નિકિતા શાહ્ વાંચ છે ઃ અમદાવાદમાં આઠ કોવિડ દર્દીનો ભોગ લેનાર હોસ્પિટલ આગ દુર્ઘટના માટે રયાયેલી તપાસ સમિતિએ સ્થળ મુલાકાત સાથે કામ શરૂ કર્યું તો હોસ્પિટલ સંચાલકની પોલિસ અટકાયત કરાઈ

ૈ બંગાળના ઉપસાગરમાં સર્જાયેલ હળવા દબાણ નોપદ્દો હવે ડિપ્રેશનમાં ફેરવાતાં ગુજરાતમાં સારો વરસાદ આવતા બે દિવસમાં થાય તેવી આગાહી હવામાન ખાતાએ આપી છે ઃ સૌરાષ્ટ્ર અને કચ્છના મોટાભાગના વિસ્તારમાં વ્યાપક વરસાદને પગલે ખેતીવાડીને ફાયદો થયો તો અનેક જળાશયમાં નવા પાણીની સારી આવક નોંધાઈ ે મહિલા સશક્તિકરણ પખવાડિયાની સાથો સાથ વન મહોત્સવની ગુજરાતભરમાં ઉજવણી હેઠળ ઠેર ઠેર અનેક કાર્યક્રમ યોજાયા

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી બે વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિએ આજે બપોરે ફોરેન્સિક ટીમ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈને દુર્ઘટનાની જાત માહિતી મેળવી હતી રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીત સિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પૂરીની બે સભ્યોની તપાસ ટીમ આ દુર્ઘટના અંગે ત્રણ દિવસમાં અહેવાલ આપનાર છે

સી યુ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

હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા શ્રેય હોસ્પિટલને અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિશેષ કોવિડ હોસ્પિટલનો દરજ્જો આપવામાં આવ્યો હતો જેના આઈ સી યુ માં સારવાર લઈ રહેલા ત્રણ મહિલા સહિત તમામ આઠ દર્દીઓના મૃત્યુ થાય હતા અઝિ શમન વિભાગના જણાવ્યા મુજબ મૃતકોમાં નવનીત ભાઈ શાહ લીલાબેન શાહ નરેન્દ્ર શાહ અરવિંદ ભાવસાર જ્યોતિ સિંધી મનુભાઈ રામી આરીફ મન્સૂરી અને આયેશાબેનનો સમાવેશ થાય છે

ડૉક્ટર જયંતી રવિએ જણાવ્યું હતું કે શ્રેય હોસ્પિટલને ફાયર સેફટીની મજૂરી મળી હતી કે કેમ તેની પણ તપાસ કરવામાં આવશે દરમિયાન આ કરૂણ દુર્ઘટના અંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુઃખની લાગણી વ્યક્ત કરી છે પ્રધાનમંત્રીએ દિલ્હીથી ફોન દ્વારા મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરીને પીડિતોને તમામ સહાય પૂરી પાડવા સૂચના આપી હતી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

તેમણે કહ્યું કે ઘન કચરામાંથી સસ્તી વીજળી પેદા કરવા માટેની બાયોફ માઇનીંગ પદ્વતિ અપનાવવાનું આયોજન છે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 જુનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલે જણાવ્યુ છે કે ઘન કચરાના નિકાલ માથી આવક ઉભી કરવાનો પ્રયોગ ઉપયોગી સાબિત થશે તેમાં શંકા નથી

તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળ સામાન્ય માણસને પરવડે તેવા ભાવે મકાન ઉપલબ્ધ કરાવવામાં ગુજરાત અગ્રેસર બન્યું છે

તેમણે ઉમેર્યું હતું કે ઉમિયા માતાજીના પવિત્ર યાત્રાધામ તરીકે જાણીતા ઉંઝામાં લોકોની સુખાકારી માટે નગરપાલિકા પ્રો એક્ટીવ છે તે આનંદની વાત છે

સુરત માં ફેલાયેલા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે એસ ટી સેવા ઉપર નિયંત્રણ મુકાઇ રહ્યા છે નવસારી વાંસદા ચિખલી અને બીલીમોરાથી સુરત માટેની બસ સેવા સાત દિવસ માટે બંધ કરવામાં આવી છે

આણંદ જિલ્લામાં આજે નવ કેસ બહાર આવ્યા છે સુરેન્દ્રનગરની કોવિડ હોસ્પિટલમાં સારવાર બાદ સાજા થયેલા સાત દર્દીને આજે રજા આપવામાં આવી હતી

દ્વારકા અને ખંભાળિયામાં આજે એક એક કેસ નોંધાયા છે

અનેક ડેમ છલકાતા નદીઓ બે કાંઠે વહી રહી છે જામનગર શહેર અને ગ્રામીણ વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં ખેડૂતો ખુશ છે તો દ્વારકા ભાણવડ કલ્યાણપુર અને ખંભાળિયાના ગામડાઓ માં પણ સારો વરસાદ થયો છે નાળિયેરી પૂનમનું મુહુરત સાચવીને નવસારીના ધોલાઈ બંદરેથી અરબી સમુદ્રમાં ગયેલી તમામ બોટ પાછી બોલાવી લેવાઈ છે

વેરાવળના ઇન્દ્રોઈ ગામે ઢોર બાંધેલા મકાન ઉપર વીજળી પડતાં બે પશુના મોત થયા છે

જુનાગઢના માંગરોળમાં અતિવૃષ્ટિને પગલે બંદર વિસ્તારમાં લોકોના ઘરમાં પાણી ધૂસી ગયા છે તો જૂથળ જતી સડક પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર થોભવી દેવામાં આવ્યો છે કેશોદ અને યોરવાડમાં પણ સારો વરસાદ થયો છે તો પોરબંદરના બરડા ડુંગર આસપાસ પણ ખૂબ પાણી વરસ્યું હોવાના અહેવાલ છે

ભયાઉથી ગાંધીધામ તરફ જતાં ધોરીમાર્ગ ઉપર પાણી ફરી વળતાં વહનવ્યવહાર ધીમો પડી ગયો છે ઊતર ગુજરાતની વાત કરીએ તો મહેસાણા વિસનગર અને વડનગરમાં ભારે ગાજવીજ સાથે ઝાપટાં પડ્યા છે તો મોરબી માળીયા અને હળવદમાં બપોરે વાતાવરણ પલટાયું અને ભારે ઝાપટાં પડ્યા હોવાના અહેવાલ છે બોટાદ ઉપરાંત ઢસા અને ગઢડામાં પણ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે પાટણ હારીજ શંખેશ્વર અને ડીસામાં પણ વરસાદી વાતાવરણ જામ્યું છે વાપીમાં દમણ ગંગા નદીમાં એકકાએક પ્રવાહ વધતાં માછલી પકડવા ગયેલો માણસ ફસાયો હતો જેનું રેસક્યું કરાયું હતું

અમદાવાદ ખાતે જીલ્લા કક્ષાની ઉજવણી વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાઇ હતી

સુરેન્દ્રનગરના લીંબડી ખાતે રાજ્ય કૃષિમંત્રી આર

નવસારી જીલ્લા કક્ષાનો વન મહોત્સવ ચીખલી તાલુકાના કુંકેરી ખાતે યોજાયો હતો

આ પ્રસંગે ઉપસ્થિત અન્ન નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધમેન્દ્રસિંહ જાડેજાએ વૃક્ષ વાવેતર અને વન સંપદાઓના મહત્વ વિશે જનજાગૃતિ કેળવવા પર ભાર મુક્તા વન પર્યાવરણની સમતુલા જાળવવા હાથ ધરાઇ રહેલા પગલામાં સહકાર આપવા અનુરોધ કર્યો હતો

સાબરકાંઠા જીલ્લા કક્ષાનો વન મહોત્સવ પ્રાંતિજ તાલુકાના શ્રી ઉમાધામ ખાતે યોજાયો હતો જેમાં વૃક્ષારોપણ બાદ તરૂરથને પ્રસ્થાન કરાવાયું હતું

મહિલા કર્મચારીઓનો આત્મવિ શ્વાસ પણ વધ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું